આ અવસરે પોલીસ સંગ્રહાલય પણ રાષ્ટ્રને સમર્પિત કરાશે

અને આ સંબંધો વ્ધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો હતો

અગાઉ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ગૂહમંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલે શ્રીલંકાના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી હતી

તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યના નવરચિત બોટાદ જિલ્લામાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યૂડિશિયલ મેજીસ્ટ્રેટની અદાલત તેમજ મુખ્ય જિલ્લા ન્યાયાધીશની અદાલત કાર્યરત થશે આ ઉપરાંત તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં અને રાજકોટ જિલ્લાના વીછીંયા તાલુકામાં સિવિલ જજની નવી અદાલતો પણ કાર્યરત થશે

પરીક્ષા કામગીરીનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે સ્થળ સંચાલક ઉપરાંત વર્ગ એક કક્ષાના એક અધિકારીને કેન્દ્રમાં હાજર રહેવા ફરજ સોંપાઇ છે

આ મેચ બપોરે દોઢ વાગે શરૂ થશે